પી

શ્યામપ્રસાદ મુખરજીના જન્મદિનથી વારાણસી ખાતેથી સમગદેશમા ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા વધિંધ અભિયાનનો શભારંભ કરાવશે અ સાથે જ રાષ્ટ્રીય અધ્યક્ષ અન કેન્દ્રીય ગહમંત્રીશ્રી અમીત શાહ તેલંગાણા ખાત મુખ્યમંત્રો વિજય રૂપાણી કન્દ્રીય વિદશમંત્રો એસ જયશંકર તથા સદરયતા અભિયાનના રાષ્ટ્રીય સહસંયોજક શ્રો અરૂણ ચતુર્વેદો અમદાવાદ ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રો જીતુભાઈ વાઘાણી ભાવનગર ખાતે નાયબ મુખ્યમંત્રો શ્રો નિતિનભાઈ પટલ મહેસાણા ખાતે જયારે વડોદરામાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કન્દ્રીય મંત્રો પુરૂષોતમ રૂપાલા અમરેલી ખાતે મનસખ માંડવીયા ઉર્પસ્થિત રહોને આ સદસ્યના વધ્ધિ અભિયાન શરૂ કરાવશે

આ અભિયાનને વધ સર્વ વ્યાપી અન સર્વસ્પર્શી બનાવવા માટે વિચાર વધ્ધિ સામાજીક વધ્ધિ વર્ગ વધ્ધિ ભોગોલિક વ્રધ્ધિ એ યુવા વ્રઘ્ધિ એમ પાંચ પ્રકારનું અભિયાન હાથ ધરાશ

જયશંકર અને જુગલજી કિશોર ઠાકોરની જીત થઈ છે

અત્ર ઉલ્લેખનીય છેકે મતદાન સંપન્ન થયાબાદ કોંગ્રસના નેતાઓએ ચૂટણો પંચમાં ફરીયાદ કરી વાંધો ઉઠાવ્યા હતો

છેવટે સાંજે સાડાસાત વાગ્યે નવી દિલ્હીના કેન્દ્રીય ચૂટણીપંચ દવારા ગ્રોન સિગ્નલ અપાતા મતગણતરી હાથ ધરાઈ હતી આખર આખો દિવસ હાઈ વોલ્ટેજ ડામા ચાલ્યા બાદ મોડી રાત્રે ચટણી સંપન થઈ હોવાના અહેવાલ મળ્યા હતા ભાજપના વરિષ્ઠ નેતા આઈ

જાડેજાએ ટવીટ કરી બન્ને નેતાઓને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા જાગતિ વકીલ બજેટ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીત્રભાઈ વાઘાણીએ પુનઃ એકવાર પ્રચંડ બહુમતીથી કેન્દ્રમાં બનેલી મોદી સરકાર ના પથમ બજેટને આવકારતા કહયું હતું ક દેશના પથમ પર્ણસમયના મહિલા નાણાંમંત્રો નિર્મલા સિતારામનજીઅ ગરીબ ખેડુત યુવા મહિલા મધ્યમવગોય સહિત તમામ લોકોના સર્વાંગી વિકાસ અને સમૃધ્ધિ માટન સવજનહિતાય સર્વજન સખાય મંત્ર સાથેન બજેટ આપ્ય છે

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંગઠન જિલ્લા પંચાયત પ્રમુખ કચ્છ તથા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનન મળલી રજૂઆતન ધ્યાને લઈને લઈ પ્રવર્તમાન પરિસ્થિતિ મુજબ તા

આ બે વ્યકિતઓ શંકાસ્પદ પેકેટ સાથે જણાતા બીએસએફ દવારા બને વ્યકિતઓ ની સઘન પુછપરછ હાથ ધરાઈ છે અને તપાસ બાદ તે બને સંદિગ્ધ પોલીસને સોંપાય તેવી શકતા હોવાના અહેવાલ મળ્યા છે

ત્યારે તમામ ક્રિકટ રસીયાઓની નજર આજની મહત્વ પણ મેચ પર છે